હેલ્પ લાઇન નંબર અમદાવાદ મહાનગરપાલિકાની આ રવિવારે યોજાનારી યૂંટણીમાં મતદાર કયા મતદાન મથકોમાં મતદાન કરવા જઈ શકે તે માટે અમદાવાદ કલેકટર દ્વારા આજથી એક હેલ્પલાઇન નંબર શરૂ કરાઈ છે

નીતિન પટેલ ગુજરાત વડી અદાલતે મહાનગરપાલિકાઓ અને પંચાયતોના ચૂંટણીના પરિણામો અલગ અલગ જાહેર કરવાના નિર્ણયને માન્ય રાખતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેને આવકાર આપ્યો છે શ્રી પટેલે શાંતિપૂર્વક મતદાન કરવા અને કોરોના સંક્રમણ ન ફેલાય તે રીતે પ્રોટોકોલ પાડવા ઉપર ભાર મૂક્યો હતો

પદવીદાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમારોહમાં હાજરી આપશે

મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ પદવી એનાયત કરશે તથા દીક્ષાંત પ્રવચન આપશે આ ઉપરાંત ગુજરાતનાં રાજ્યપાલશ્રી આયાર્ય દેવવ્રત કેન્દ્રીય શિક્ષણમંત્રીશ્રી રમેશ પોખરીયાલ ઉપસ્થિત રહેવાના છે

અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને તેની ગંભીર આડ અસર જોવા મળી નથી